પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના ગુરૂદાસપુરમાં ડેરા બાબા નાનક ખાતે કોરીડોરની ચેકપોસ્ટનો આરંભ કરશે સર્વોચ્ય અદાલત અયોધ્યા કેસમાં આજે સવારે પોતાનો ચુકાદો સંભળાવશે ઉત્તરપ્રદેશ અને વિશેષ રૂપે અયોધ્યામાં સલામતી વ્યવસ્થા યુસ્ત બનાવાઇ ચીનના ફઝીઉમાં ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરૂષોની ડબલ્સની સેમી ફાઇનલમાં આજે સાત્વિક સાઇરાજ રાણકીરેડ્ટી અને ચિરાગ શેટ્ટીનો મુકાબલો ઇન્ડોનેશિયાના માર્કસ ફર્નાલ્ડી ગીડીયોન અને કેવીન સંજાયા સુકામુલ્જોની જોડી સાથે થશે

તેઓ ડેરા બાબા નાનકમાં જનસભાને સંબોધિત કરશે આ કોરીડોર મારફતે પાકિસ્તાનમાં ગુરદ્વારા કરતારપુર સાહેબ પહોચોશે

સમગ્ર વર્ષ દરમિયાન હજારી લોકો ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુરની યાત્રા કરી શકશે ઉદઘાટન અગાઉ પ્રધાનમંત્રી આજે સવારે સુલતાનપુર લોદીમાં બેર સાહેબ ગુરૂદ્વારામાં માથુ ટેકવશે બેર સહિત ગુરૂદ્વારા એ સ્થળ છે જયાં ગુરૂનાનક દેવજીએ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું તેમણે આ જ પવિત્ર સ્થળેથી માનવતા અને ભાઇયારાનો સંદેશ આપ્યો હતો

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં બંધારણીય ખંડપીઠ સવારે સાડા દસ વાગે નિર્ણય જાહેર કરશે પીઠના અન્ય સભ્યોમાં ન્યાયાધીશો સર્વશ્રી એસ

બોબડે ડી

યન્દ્રચુડ અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને શાંતી જાળવવા અપીલ કરી છે એક ટવીટમાં શ્રી મોદીએ કહયું કે અદાલતનો યુકાદો કોઇ પણ હોય આ કોઇની જીત કે હાર નથી પ્રધાનમંત્રીએ આ તથ્યને પ્રાથમિકતા આપવાની અપીલ કરી કે આ નિર્ણય ભારતની શાંતી એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબુત બનાવશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહયું છે કે અયોધ્યા યુકાદો કોઇ પણ સમુદાયની જીત કે ફારના રૂપમાં ના લેવો જોઇએ તેમણે શાંતી જાળવવા લોકોને અનુરોધ કર્યો હતો આ અગાઉ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને અયોધ્યા તથા રાજયના અન્ય પ્રદેશની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી અને પોલીસ મહાનિદેશક ઓ પી સિહે મુખ્ય ન્યાયાધીશને સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી સમગ્ર ઉત્તર પ્રદેશ વિશેષ રૂપે અયોધ્યામાં સલામતીનો યુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે રાજયમાં આજે બધી જ શાળા કોલેજો બંધ રહેશે

ઉત્તર પ્રદેશના ઉચ્ય પોલીસ વડા અને અયોધ્યા સુરક્ષાના વિશેષ પ્રભારી આશુતોષ પાંડેએ કહ્યું કે અયોધ્યામાં સ્થિતિ સામાન્ય છે

દરમિયાન મુસ્લિમ ધર્મગુરૂઓએ અયોધ્યા યુકાદાને ધ્યાનમાં રાખીને બધી જ મસ્જીદોમાં શાંતી જાળવવા અને સહયોગ આપવા અપીલ કરી છે

આ કાર્યક્રમ બારમી નવેમ્બર સુધી દરરોજ યાલશે આ પહેલા શ્રી જાવડેકર અને કેન્દ્રીય મંત્રી હરીસિમરત કૌર બાદલે સુલતાનપુર લોદીમાં શ્રી ગુરૂનાનક દેવજીના જીવન પર મલ્ટીમીડીયા પ્રદર્શનીનો પણ શુભારંભ કરાવ્યો

પંજાબ સરકારના પ્રવકતાએ ગુરૂદાસપુરમાં કહયું કે આ જીલ્લાઓમાં રાજય સરકારની તમામ ઓફીસો બોર્ડ નિગમ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

ક્ષેત્રીય આઉટરીય બ્યુરો ધ્વારા આયોજિત પાંચ દિવસીય આ કાર્યક્રમમાં શિવ ધર્મના પ્રથમ ધર્મ ગુરુના વિવિધ આદર્શો અને પધ્ધતિઓને દર્શાવવામાં આવ્યા છે રાજ્યપાલે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે ગુરૂનાનક દેવજી દેશમાં ધર્મ નિરપેક્ષતાના પ્રતિક છે

ઠરાવમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે હવે આ પદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ હેઠળ મરાઠી સમુદાયના લોકોની ભરતી કરવામાં આવે ન્યાયાધીશ આર

મોરે અને એમ

કર્ણીકની વિભાગીય પીઠે આ ઠરાવ પર વચગાળાની સ્થાથી મંજુરી આપી દીધી છે અને સરકારને આ કેસમાં યથાવત સ્થિતિ જાળવવા નિર્દેશ આપ્યો છે આ અંગે વધુ સુનાવણી પાંચમી ડિસેમ્બરે યોજાશે

આનો ઉદેશ ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા લોકો માટે લોન વ્યવસ્થા મજબુત કરવાનો છે આ ઉપરાંત શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં લોનની સીમા એક લાખ સાઇઠ હજાર રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે રીઝર્વ બેંકે કહયું કે આર્થિક રીતે સૌથી નીયલા સ્તરના લોકોને લોન ઉપલબ્ધ કરાવવા અને અર્થ વ્યવસ્થામાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવામાં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓની મહત્વપુર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે

તેમણે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા અને છુટક વેપારીઓ તથા વેપારીઓના સંગ્રહને સિમિત રાખવા સહિત અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે કીબેનેટ સચિવને જાણકારી આપી ગ્રાહકોની બાબતોનો વિભાગ દેશભરમાં ડુંગળીની ઉપલબ્ધતા અને કિંમતો ઉપર સતત નજર રાખી રહથો છે

સૌથી મોટી સરકારી વ્યાપારી કંપની એમએમટીસીને દુબઇ તથા અન્ય દેશોમાંથી ઝડપથી ડુંગળીની આયાત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ઘરેલુ વપરાશ વધારી શકાય એમએમટીસી નાફેડ કૃષિ વિભાગ અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિકારીઓની એક ટીમને તુર્કી તથા ઇજીપ્તની મુલાકાત લઇ આ દેશોમાંથી ઝડપથી ડુંગળી આયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

આ ભારતીય જોડી અગાઉના માસમાં ફેન્ચ ઓપનની ફાઇનલમાં ચીનની આ જ જોડીને હરાવી યુકી છે સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી પ્રતિયોગીતામાં એક માત્ર ભારતીય તરીકે પડકારરૂપ રહી છે